ભાજપના વરીષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું અવસાન થયું છે દિલ્ફીમાં નિગમબોધ ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર આજે કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી પરથી આજે સવારે પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિયારો રજુ કરશે

વી

બંને આગેવાનોએ દ્વિપક્ષીય સંબંધો હજી મજબૂત બનાવવા અંગે પણ વિચારણા કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બહરીનના પ્રધાનમંત્રી પ્રિન્સ ખલીફા બીન સલમાન અલ ખલીફા સાથે પણ મંત્રણા કરવાના છે બંને દેશોએ સંસ્કૃતિ અવકાશ સૂર્ય ઉર્જા તથા રૂપે કાર્ડ અંગેની શ્રેણીબદ્ધ સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર કર્યા હતા વિદેશ મંત્રાલયના પ્રવકતા રવિશકુમારે જણાવ્યું છે કે શ્રી મોદીને કિંગ હમાદ ઓર્ડરઓફ ધી રેનેસા પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતા પ્રધાનમંત્રીએ આ પુરસ્કારને સમગ્ર ભારતનું સન્માન તથા ભારત અને બહરીનની મિત્રતાનું પ્રતીક તરીકે ઓળખાવ્યું શ્રી નરેન્દ્ર મોદીએ બહરીનના નેશનલ સ્ટેડીયમ ખાતે ત્યાં વસતા ભારતીયો સાથે સંવાદ કર્યો હતો

ની મુલાકાત બાદ મનામા આવી પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પ્રિન્સ ખલીફાએ સ્વાગત કર્યું હતું

એ

માં શ્રી મોદીને દેશના સર્વોચ્ય નાગરીક પુરસ્કાર ઓર્ડર ઓફ ઝાયેદથી સન્માનવામાં આવ્યા હતા પેરીસમાં યોજાનારી જી સાત દેશોની બેઠકમાં હાજરી આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફાન્સ પાછા ફરશે

આ શીખર બેઠકની વિષય વસ્તુ છે અસમાનતા સામે લડાઇ રેડિયો ફ્રાંસના પત્રકાર ઓલીવીયર લાગે આબોહવામાં પરિવર્તન તથા વધતા જતા તાપમાન સામેની લડતમાં ભારતને મુખ્ય ભૂમિકા ભજવનાર તરીકે ઓળખાવ્યો છે જયારે પત્રકાર રણવીર નાયરે જણાવ્યું છે કે સમગ્ર વિશ્વ સુધી પોતાનો સંદેશો પહોંચાડવા ભારતને સારી તક મળી છે

ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નફાએ જણાવ્યું હતું કે શ્રી જેટલીના પાર્થિવ દેહને આજે સવારે ભાજપના વડામથકે લઇ જવાશે અને બપોરે તેમના અંતિમ સંસ્કાર કરાશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા તથા ગૃહમંત્રી અમીત શાહ સહિત વિવિધ રાજકીય અગ્રણીઓ ગઇકાલે દિલ્ફીમાં જેટલીના નિવાસસ્થાને જઇને સદ્ગતને અંજલી આપી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે બહરીનના નેશનલ સ્ટેડીયમમાં ભારતીયોને સંબોધતા શ્રી જેટલીને અંજલી આપી હતી પ્રધાનમંત્રીએ શ્રી જેટલીને નજીકના મિત્ર વિવિધ મુદ્દાઓની તલસ્પર્શી સમજણ ધરાવનાર તથા અસામાન્ય ગણાવ્યા હતા પ્રધાનમંત્રીએ ગઇકાલે જેટલીના પત્ની તથા પુત્ર સાથે વાતચીત કરીને સાંત્વના આપી હતી

કેન્દ્રિય મંત્રી રાજનાથસિંહ નિર્મલા સીતારમણ પિયુષ ગોયલ પ્રકાશ જાવડેકર હર્ષવર્ધન રવિશંકર પ્રસાદ એસ જયશંકર વરિષ્ઠ નેતા એલ

અડવાણી તથા અન્યોએ જેટલીના નિવાસસ્થાને જઇને તેમને અંજલી આપી હતી

અગાઉ ગયા શુક્રવારે રાજ્યપાલના વહિવટીતંત્રે કાશ્મીર ખીણમાં જનજીવન ધીરે ધીરે સામાન્ય થઇ રહ્યું છે ત્યારે આ પ્રક્રિયાને અસર ન થાય તે હેતુથી કાશ્મીરની મુલાકાતે નહી જવા અંગેનું નિવેદન બહાર પાડયું હતું

કાશ્મીરમાં પંદરસો પ્રાથમિક તથા એક ફજાર માધ્યમિક શાળાઓ ફરીથી શરૂ થઇ છે

આ કાર્યક્રમના હિંદી પ્રસારણ બાદ તરત જ તેનો પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદ પ્રસારીત થશે

આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દુરદર્શનના બધા જ નેટવર્ક પ્રધાનમંત્રી કાર્યાલયની યુ ટુયબ ચેનલ તથા ડીટીએય પરથી કરાશે

ગઇકાલે કોઇમ્બત્રમાં સલીમ અલી પક્ષી વિજ્ઞાન અને પ્રકૃતિ વિજ્ઞાન કેન્દ્રના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા શ્રી જાવડેકરે આ મુજબ જણાવ્યું હતું ઉપગ્રહોના માપનકાર્યથી નદીઓમાં રેતીનો પૂરતો જથ્થો કયાં છે તેની વિગતો મળી શકશે આવા પુરતા જથ્થાની રેતીવાળા વિસ્તારોમાં રાજ્ય સરકારો રેતી ખનનની પ્રવૃત્તિની લીલામી કરશે

સી ટી વી તથા અદ્યતન ટેકનોલોજીના બીજા સાધનોની મદદથી રેતીના ગેરકાયદેસર તથા પર્યાવરણને નુકસાન પહોંચાડતી ખનન કામગીરીને રોકવામાં આવશે

ના જવાનોને પેટ્રોલીંગ કરતી વખતે કચ્છ જિલ્લાના હરામી નાળા વિસ્તારમાં ત્યજી દીધેલી બે પાકિસ્તાની નૌકાઓ મળી આવી છિં આ બનાવના પગલે સંબંધીત વિસ્તારમાં સલામતી દળોએ સઘન શોધ અભિયાન હાથ ધર્યું હતું પણ કોઇ શંકાસ્પદ ચીજવસ્તુ મળી નથી